જેના પરિણામે ગુજરાત સ્વચ્છતા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે જિલ્લા કેટેગરીમાં વલસાડ જિલ્લાને નૃતીય અને બ્લોક કેટેગરીમાં કપરાડા તાલુકાને દ્વિતીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે તેમ ગ્રામ વિકાસ કમિશ્નર કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે

સ્વચ્છ સુંદર સામુદાયિકા શૌચાલય ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના પેયજળ સ્વચ્છતા વિભાગ દ્વારા તા

આ પ્રસંગે શ્રી પ્રધાને જણાવ્યું કે સરકારે ગ્રાહકો તેમની ક્ષમતા અને ઈંધણની પસંદગી મુજબ કોઈપણ પ્રકારનું બળતણ ખરીદવા માટે સમર્થ હોવા જોઈએ તે પેટ્રોલ ડિઝલ સીએનજી એલએનજી અથવા ઈલેકટ્રિક ચાર્જિક મેળવી શકે છે

મુંદરા તાલુકામાં સંક્રમણ વધતું હોય તેમ ચાર કેસ નોંધાયા છે

મળતા એહવાલ મુજબ નગર પાલિકાના વીપક્ષના નેતા અજીતભાઈ ચાવડાને કોરોના પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કવરામાં આવ્યા હતા અને તેમનું અવસાન થયું હતું

નેહલ ઠક્કર રતનાલ આઈટીઆઈ રતનાલ આઈટીઆઈ ખાતે ત્રીજા રાઉન્ડ પ્રવેશ પ્રક્રિયામાં વિવિધ વ્યવાસયિક કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની તા

જેથી ધો

પ્રોટોકોલમાં કોવિડ રોગચાળા સામે રક્ષણ માટે મદદ કરવા માટે નિવારક આરોગ્ય પગલા માટેની વિગતો સામેલ છે આયુષ મંત્રાલય દ્વારા આઈસીએમઆર અને સીએઅસસઆઈઆર સાથે મળીને પ્રોટોકોલને તૈયાર કરવામં આવ્યો છે તબીબી અનુભવે સાબિત થયું છે કે અશ્વગંધા લવિંગ અને ગળો જેવા કેટલાક આયુર્વેદ દવાઓ એન્ટિ ઈન્ફલેમેટરી એન્ટિવાયરલ અને ઈમ્યુનિટી મોઢયુલેટીંગ તરીકે સચોટ સાબીત થયા છે અને કોવિડ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે